આ અંગે વધુ વિગતો આપતાં સરહદ ડેરીના ચેરમેન અને જીએમએમએફસીના વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સહકારી ડેરીમાં દરરોજ પ લાખ લીટર દુધ ઉત્પાદન થઇ રહ્યું છે

ખુલ્લા બજારમાં મગફળીનો સારો ભાવ મળતા મોટા ભાગના ખેડૂતોએ મગફળી બહાર વેચી દીધી છે

જિલ્લાના માર્કેટીંગયાર્ડના ખુલ્લા બજારમાં સારો ભાવ મળતા મોટા ભાગના ખેડૂતોએ મગફળી વેચી દીધી છે ત્યારે નવ સેન્ટર ઉપર યાલી રહેલી ટેકાની મગફળીમાં ખરીદી ઓછી જોવા મળી રહી છે

રાજ્યમાં સૌથી વધુ ખેડૂતને નાણાં યુકવવામાં અમરેલી જિલ્લો પ્રથમ ક્રમે છે

બીજી તરફ વિપુલ ચૌધરીની ધરપકડ થતાં તેમના સમર્થકોમાં નારાજગી વ્યાપી હતી ધરપકડના વિરોધમાં સમર્થકો આજે મહેસાણાના અર્બુદા ભવન ખાતે એકઠા થયા હતા પણ રેલીની મંજુરી ન મળતાં પાંચ લોકોએ જ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું

જિલ્લાના ખેડૂતોએ રજુઆત કરી હતી જેને પગલે ખેડૂતોને જમીન સામે પુરતું વળતર મળવું જોઇએ તેવા મુખ્ય આશયથી સાંસદે પેટ્રોલિયમ મંત્રીને પત્ર લખીને જાણ કરી હતી

દરમીયાન અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓકે બંનેની કાળા બજાર નિયંત્રણ ધારા હેઠળ ધરપકડ કરવા વોરંટ ઇસ્યુ કર્યુ હતુ જેના કારણે આજે અમરેલી એલસીબીએ સુરેશ તારપરા અને હસેન કપાસીની ધરપકડ કરી જેલમા ધકેલી દીધા હતા